કારણે કે વિપક્ષ પાસે કોઈ નેતા નીતિ કે રણનીતિ નથી આ જ કારણે વિપક્ષ નકારાત્મકની રાજનીતિ કરહી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બેઠકને સંબોધિત કરતા પક્ષ માટે નવું સુત્ર અજેયભારત અટલ ભાજપ આપ્યું હતું તેમણે કોંગ્રેસને સત્તા બાદ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગણાવી હતી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મહાગઠબંધનને સ્વાર્થનું ગઠબંધન ગણાવ્યું હતું

રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરિક બોરીસોવ અને સુ શ્રી સુષ્મા સ્વરાજ આ બેઠકના અધ્યક્ષપદે રહેશે

ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ જોહરાત કરી હતી તેમણે કહ્યું કેઆજે દેશમાં વિભાજકતાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે દેશમાં એકતા અને અખંડીતતા જળવાઈ રહે તેવા સંદેશા સાથે આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આકાર લઈ રહી છે સરદાર સરોવર બંધથી એક કીલોમીટર દૂર આ એકતા સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

થી ચોમસાાના તબક્કાવાર વિદાયની શક્યતા દર્શાવાઈ રહી છે

ચ્યુ વર્ષે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખુબ જ સાધારણ છે

આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોથા ભાગનો વરસાદ પડ્યો છે

છેંધણના ભાવ વધારાના વિરોધમાં આજે સોમવારે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું છે જેમાં કચ્છમાં પણ કોંગ્રેસે લોકોને સ્વયંભુ બંધમાં જોડાવવા માટેની અપીલ કરી છે ત્યારે બંધના એલાન સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે પશ્વીમ કચ્છ પોલીસે ખાસ એકશન પ્લાન ઘડી અમલી બનાવ્યો હોવાનું પશ્ચીમ કચ્છ પોલીસવડા એમ

ભરાડાએ માહિતી આપતાં જણાવ્યુ હતુ

ત્યારે જો માળિયા કેનાલ અને કચ્છ બ્રાન્ચ કેનાલમાં હાલ કરતાં વધુ પાણીનો જથ્થો નહિ ફાળવવવામાં આવે તો કચ્છની જળસંકટની સ્થિતી વધ્ કફોડી બનવાના એંધાણ દેખાળઇ રહ્યા છે

ભારતીય રિઝર્વ બેંકે ફાટેલી તૂટેલી કે ગંદી થયેલી નોટોઅંગે પોતાના નિયમમાં સંશોધન કર્યું છે નવા સુધારા સાથે રિઝર્વ બેંકે નોટબંધી બાદ જારી કરાયેલી રૂા

સુધીની ફાટેલી તૂટેલી ગંદીનટો બદલાવવાનો નિયમ હતો